અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના કાર્યકરોના અભિવાદન સમારોહને સંબોધતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું

પટેલ કોમ્યુનીટી હોલ અને લાઇબ્રેરીના લોકાર્પણનો સમાવેશ થાય છે શ્રી શાહે જણાવ્યું કે ગુજરાતના વિકાસે દેશના ગરીબો માટે નવી આશા જમાવી છે દેશનો વિકાસ જનતા જનાર્દનની સહભાગીતા ન થાય ત્યાં સુધી એકલી સરકારોથી સંભવી ન શકે તેમ જણાવતાં શ્રી રૂપાણીએ કહ્યું હતું કે અમદાવાદ સ્માર્ટ સિટી સાથે સસ્ટેનેઈબલ ડેવલપમેન્ટમાં પણ વિકાસપંથે અગ્રેસર રહેશે તેમણે આવનારા સમયના પડકારો ઝીલી સ્વચ્છ સ્વસ્થ પ્રદૂષણમુક્ત અને વિકાસ રાહે સતત આગળ વધવા ગુજરાતનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો

રથયાત્રા આજે અષાઢી બીજ નિમિત્તે રાજ્યભરમાં રથયાત્રા યોજાઈ રહી છે

આજે વહેલી સવારે ભગવાન જન્નાથની મંગળા આરતી ઉતારવામાં આવી હતી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પહિન્દ વિધિ કરાવ્યા બાદ ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાજીના રથ નગરયાત્રા શરૂ કરશે

એસ વાન સીસી ટીવી કેમેરા બલૂન કેમેરા ડોગ સ્કવોડ વિગેરે દ્વારા ચાંપતી નગર રખાઈ રહી છે આ ઉપરાંત ચેતક કમાન્ડો ક્વિક રિસ્પોન્સ ટીમ પેરા મેલિટ્રી ફોર્સની ટૂકડીઓ બંદોબસ્તમાં છે અમદાવાદમાં મેમનગર ગુરુકુલ દ્વારા પણ રથયાત્રા નીકળશે અને તે પશ્ચિમના વિસ્તારોમાં ફરશે ભાવનગર શહેરમાં આજે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું છે આ રથયાત્રા સુભાષ નગર ભગવાનેશ્વર મહાદેવથી ગંગાજળીયા તળાવથી ઘોઘા ગેટ હેરીસ રોડ ખારગેટ તરફ જશે ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા યોજાશે